તેમણે ગુજરાતના લોકોને કેવિડયા માટે નવી ટ્રેનો અને રેલવે લાઇનો માટે પણ અભિનંદન આપ્યાં હતાં જેમાં અમદાવાદથી કેવડિયાની આધુનિક જન શતાબ્દી એક્સપ્રેસ પણ સામેલ છે

આ આહાર બાળકો તથા લાભાર્થીઓને મળી રહ્યું છે કે કેમ તે અંગે પણ સંબંધિત વિભાગ દ્વારા દેખરેખ રાખવામાં આવી રફી છે છતાં પણ જાેલાભાર્થી સુધી આ જથ્થો ન પહોંચતો હોય તો તેમણે જિલ્લા પંચાયતની આઈસીડીએસ શાખાનો સંપર્ક કરવા જણાવ્યું છે આ અંગે આકાશવાણી સાથે વાત કરતા આઈસીડીએસ શાખા કચ્છ જિલ્લાના પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણે આ પ્રમાણે જણાવ્યું હતું

આજે બપોરે સાડા બાર વાગ્યાની આસપાસ કનૈયાબેન ગામ નજીકના રોડ પર આ દુર્ધટના બની હતી પોલીસે આપેલી પ્રાથમિક માહિતી મુજબ મૃતક મોહમ્મદ હુસેન કાસમશા શેખ અને મુસ્તક કાસમશા શેખ બેઉ સહોદર બાઈ લેવા જતા હતા ત્યારે ટ્રકે તેમને કચડી નાખ્યા હતા બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજયા હતા